અગાઉ લોકસભાએ આ વિઘેચકને મંજૂરી આપી હતી અને આજે રાજ્યસભાએ પણ તેને મંજૂર કર્યું છે વિધેયકમાં જામનગર ગુજરાત ખાતે આવેલી ત્રણ આયુર્વેદ સંસ્થાઓને એક જ સંસ્થામાં વિલિન કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે આ સંસ્થાઓમાં આયુર્વેદ અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન સંસ્થાન શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ભારતીય આયુર્વેદિક ઔષધ વિજ્ઞાન સંસ્થાનો સમાવેશ થાય છે સૂચિત નવી સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના પરિસરમાં સ્થાપવામાં આવશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિને આવતીકાલે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે જે અન્વયે રાજકોટ જિલ્લામાં જસદણ એ

ખાતે અને જેતપુરમાં લેઉવા પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમો યોજાશે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યક્રમના સ્થળે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે મર્યાદિત સંખ્યામાં બેઠક વ્યવસ્થા સેનેટાઇઝર માસ્ક પીવાના પાણી નિમંત્રણ પત્રિકા સહિતની વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી લીલાધર વાઘેલાનું અવસાન પાટણના પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારમાં મંત્રી રહી યૂકેલા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડીસામાં પોતાના પુત્રના ઘેર અંતિમ શ્વાસ લેનાર લીલાધરભાઈની અંતિમ વિધિ પાટણ પાસે આવેલા પિંપળ ગામે થશે ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓએ લીલાધરભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે જનધન પ્રધાનમંત્રી જનધન ખાતા દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચ્યો છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ તાલુકા એવા મેઘરજના રામગઢી ગામે રહેતા મેહ્લ દરજીએ પોતાના પરિવારનું જનધન ખાતું ખોલાવ્ય હતું એટલું જ નહીં તમામના ખાતામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો પણ લીધો હતો કમનસીબે તેમની પત્નીનું શોક લાગવાથી મોત થતાં તેઓને બેંકમાંથી વીમાના નાણાં આપવામાં આવ્યા જેનાથી તેઓ પોતાના બાળકોને ભણાવવા માટેનો ખર્ચ કરી રહ્યા છે

લુણાવાડા ભાજપ સેવા સપ્તાહ મહીસાગર જિલ્લામાં લૂણાવાડા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં રક્ત આપવા માટે લોકોએ સારો ઉત્સાહ બતાવ્યો હતો લુણાવાડા ઉપરાંત બાલાસિનોર અને સંતરામપુર ખાતે પણ રક્તદાન શિબિર યોજી સિતેર સિતેર બોટલ લોહી એકઠું કરવાનો લક્ષ્યાંક ભાજપ યુવા મોરચા દ્વારા રખાયો છે દરેક રકતદાતાને રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્ર અપાયું હતું સેવા સપ્તાહ દરમિયાન ગરીબ લાભાર્થીઓને પ્રધાન જીવન સુરક્ષા વીમાનું પ્રિમિયમ ભરવું વૃક્ષારોપણ અને હોસ્પિટલમાં ફ્ર્ટ વિતરણ જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા ભાવનગર ચૂંટણી કાર્ડ ભાવનગરમાં બિનઅધિકૃત કે ગેરકાયદેસર રીતે ચૂંટણીકાર્ડ કાઢી આપવાના કિસ્સા ધ્યાનમાં આવતા સરકારી તંત્ર એ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે સત્તાવાર થાદી જણાવે છે કે ભારત યુંટણીપંય દ્વારા ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માટે જિલ્લા કલેક્ટર કચેરી અથવા મામલતદાર કચેરી ખાતે આવેલ મતદાર સહાયતા કેન્દ્રો અથવા જન સુવિધા કેન્દ્રો ને જ અધિકૃત કરેલ છે અને ત્યાં ફક્ત રૂ

ત્યારબાદના બે દિવસમાં હળવો વરસાદ થવાની અને એક બે સ્થળોએ ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે

આ અન્વયે ઔદ્યોગિક એકમોમાં ફાયર તથા ગેસલીકેજની બાબત અંગે ઓન સાઇટ ઈમરજન્સી મોક ડ્રીલ યોજી અકસ્માત નિવારણની જાણકારી અપાઈ હતી ઔદ્યોગિક એકમોમાં થતાં અકસ્માતોના બનાવોમાં ઘટાડો નોંધાય તે હેતુથી આવી ઉજવણી કરાય છે